ત કેન્દ્રિયમંત્રી રવિશંકર પ્રસાદે કોંગ્રેસ સામે આક્ષેપ કર્યો છે કે તેમાં પરિવાર અને વેપાર એક સાથે જ યાલી રહ્યા છે

ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે પૂર્વગ્રહ યુક્ત અને સનસનાટીભર્યા અહેવાલો તથા પેડન્યૂઝ આ વર્તમાન સમયમાં પત્રકારત્વ સામેના મોટા પડકારો ગણાવી શકાય

આજની બેઠકમાં શ્રી બિરલા ગૃહનું કામકાજ સરળતાથી યાલી શકે તે હેતુથી બધા જ સભ્યોનો સહકાર માંગશે રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ પણ આવતીકાલે રાજ્યસભાના વિવિધ પક્ષોના અગ્રણીઓની બેઠક બોલાવી છે આ ઉપરાંત સરકાર દ્વારા પણ એ જ દિવસે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે

એવી જ રીતે બે હજાર કરોડ રૂપિયાની કિંમતની સરકારી મિલ્કતો એસોસીએટ જર્નલ લીમીટેડને આપવામાં આવી છે

શ્રી પ્રસાદે આક્ષેપ કર્યો કે કોંગ્રેસે વેરા રાહતની માહિતી છુપાવી છે

વેંકૈયા નાયડએ પ્રસાર માધ્યમોના દુરૂપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી તેમણે કહ્યું કે કેટલાક કોર્પોરેટ જુથો અને કેટલાક રાજકીય પક્ષો પણ પોતાના અખબારો અને સમાચાર ચેનલો શરૂ કરી રહ્યા છે આ પ્રકારના દૈનિકો અને ચેનલો પત્રકારત્વના મૂલ્યો સાથે બાંધછોડ કરીને પોતાના હિતોને જ છાવરી રહ્યા છે તેમણે કહ્યું કે પૂર્વગ્રહ યુક્ત અને સનસનાટીભર્યા અહેવાલો તથા પેડન્યૂઝ આ વર્તમાન સમયમાં પત્રકારત્વ સામેના મોટા પડકારો ગણાવી શકાય

જાણીતા પત્રકાર અને રાજસ્થાન પત્રિકાના અધ્યક્ષ ગુલાબ કોઠારીને રાજા રામમોહન રોય પુરસ્કાર અપાયો હતો આ પ્રસંગે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે નાણાં આપીને અપાતાં સમાચારોની તુલનાએ બનાવટી સમાચારોની ગંભીરતા અને દુષણ વધુ છે તેમણે કહ્યું કે અખબારોનું સ્વાતંત્ર્ય એ ધબકતી લોકશાહી માટે આવશ્યક તત્વ છે અને સરકાર પ્રસાર માધ્યમોને પૂર્ણ સ્વાતંત્ર્ય સુનિશ્ચિત કરી રહી છે

શેષનની સ્મૃતિમાં ચૂંટણી પ્રક્રિયાના અભ્યાસમાં વૈવિધ્યપૂર્ણ અભિગમ માટે વિઝીટીંગ ચેર સ્થાપવાનો નિર્ણય લીધો છે

મુખ્ય યૂંટણી કમિશ્નર સુનિલ અરોરાએ આજે અમદાવાદમાં નિરમા કાયદા યુનિવર્સિટી ખાતે આ જાહેરાત કરી હતી તેમણે કહ્યુંકે શ્રી શેષને ચૂંટણી પ્રકિયામાં પારદર્શિતા સત્યનિષ્ઠા અને પ્રમાણીકતાના મૂલ્યો વણી લેતા શ્રી શેષન સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ ચૂંટણી પ્રક્રિયા માટે જાણીતા બન્યા હતા

અને બીજા દિવસે તેની ચકાસણી થશે

દરમ્યાન પહેલા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ હતો

પંદર દિવસ યાલનારો આ મહોત્સવ દિલ્હીના આઇ

એ ખાતેના દિલ્હી હાટમાં યોજાશે આ કાર્યક્રમમાં આદિજાતિ સંસ્કૃતિ હસ્તકલા વાનગી વગેરેનો પરિચય અપાશે

આમ છતાં મુખ્ય સ્પર્ધા ભૂતપૂર્વ સંરક્ષણ સચિવ ગોતાબાયા રાજપક્ષ અને મંત્રી સાજીથ પ્રેમદાસા વચ્ચે છે

અને આવતીકાલે પરિણામો મળે તેવી સંભાવના છે

દરમ્યાન પોલીસે જણાવ્યું છે કે મતદારોને લઇ જતી બસને કેટલાક અજાણ્યા લોકોએ અનુરાધાપુર નજીક આગ ચાંપી હોવાના અહેવાલ છે વર્તમાન રાષ્ટ્રપ્રમુખ કે પ્રધાનમંત્રી ચૂંટણી લડતાં નથી તેવું શ્રીલંકાના ઇતિહાસમાં પ્રથમવાર થઇ રહ્યું છે

એકવાર ઉપયોગમાં લઇને ફેંકી દેવાતા પ્લાસ્ટિકના દૂષણો અંગે દેશમાં જાગૃતિ કેળવવાના હેતુથી આ કલાકૃતિ તૈયાર કરવામાં આવી છે જેમાં બે લાખથી વધુ રંગીન ઢાંકણાઓનો ઉપયોગ કરાયો છે

શ્રી પાસવાને કહ્યું કે સમગ્ર દેશમાં પીવાનું પાણી અને પ્રદૃષણ આ બે મુખ્ય પડકારો છે શ્રી પાસવાને કહ્યું કે આગામી પંદરમી જાન્યુઆરી સુધી સો સ્માર્ટ શહેરોમાં પીવાના પાણીની ગુણવત્તાની યકાસણીનું કામ પુરું કરાશે

અને સરકાર તે દિશામાં આગળ વધી રહી છે

આ આર્થીક સહાય ઉપરાંત કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં જમીન મહેસૂલવેરામાં રાહત તથા ખેડૂતોનાં બાળકોને શાળા કોલેજની પરીક્ષા ફી માં રાહત આપવાની જાહેરાત કરી છે રાજ્યપાલે સંબંધીતોને સહાય તત્કાળ આપવા વહીવટીતંત્રને સૂયના આપી છે ઉલ્લેખનીય છેકે ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ગઈકાલે રાજ્યપાલને મળીને વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવાની રજૂઆત કરી હતી

અને વિશ્વ ટેસ્ટ સ્પર્ધાની સૂચિમાં ભારતનું સ્થાન મજબૂત બન્યું છે

ત્યારથી આ રેલ સેવા બંધ રાખવામાં આવી હતી